આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પ્રરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ઼સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુન્હામાં પોલીસોએ સૌ પ્રથમ એફઆઇઆર ફરજીયાત દાખલ કરવાની રહેશે એવી જ રીતે કોઇપણ પોલીસ મથકના કાર્યક્ષેત્રની બહાર જો ગુન્છો થયો હોય તો પણ સંબંધિત પોલીસ મથકને ફરીયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પોલીસ ધ્વારા નિયમોના પાલનમાં કોઇપણ ભુલ થઇ હોય તો એવા સંજોગોમાં સંપુર્ણ તપાસ થવી જોઇએ અને આ ભુલ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ

આ પ્રસંગે સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓર્નર આપ્યું હતું બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ અને અન્ય નેતાઓએ સ્વર્ગસ્થ પાસવાનને ભાવભીની અંજલી આપી હતી

યુંટણી પંચે જણાવ્યું છે કે કોવીડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોના પ્રત્યક્ષ સંપર્કની તક ઘટાડવા પ્રસાર ભારતી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે યુંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે ગત વિધાનસભાની યુંટણીમાં દરેક રાજકીય પક્ષે કરેલી કામગીરીના આધારે જે તે પક્ષનો વધારાના પ્રસારણનો સમય ફાળવવામાં આવશે

ભારત અમેરીકા વચ્ચે આરોગ્ય ક્ષેત્રની મજબુત ભાગીદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે અમેરીકા ખાતેના ભારતના રાજદુત તરણજીતસિંહ સંધુએ જણાવ્યું હતું કે ફિલાડેલ્ફીયાના મેયર જીમ કેની ધ્વારા કોવિડ સામે લડતાં શહેરના અગ્રીમ હરોળના કાર્યકરો માટે માસ્ક મોકલવાની ભારતને વિનંતી કરાઇ હતી ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રજુઆત કર્યા બાદ કોવિડ સામેની લડતમાં ઉપયોગી હાઇડ્રોકસીકલોરોકવીન દવાઓ જથ્થો અમેરીકાને મોકલ્યો હતો

તેને અનુલક્ષીને પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે ભારતે સ્થળાંતર કરતા પ્રવાસી પક્ષીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા મધ્ય એશિયાના તેમના હવાઇ માર્ગના સંરક્ષણ માટે એક રાષ્ટ્રીય યોજનાનો પ્રારંભ કરાયો છે સ્થળાંતર કરતા પક્ષીઓને બચાવી તેમના વેટ લેન્ડ અર્થાત જળ પ્લાવિત વિસ્તારો આસપાસની જમીન પર્યાવરણ અને જીવસૃષ્ટીની જાળવણી કરી શકાય છે જેનો લાભ સ્થાનિક લોકોને મળે છે